પ્રાદેશિક સમાચાર બ્કુલા પરમાર વાંચે છે વિધાનસભા ખરડો ગુજરાત વિધાનસભામાં આજે રૂપાણી સરકારે બે મહત્વના કાયદા સુધારવા માટેના વિધેયક રજૂ કર્યા છે અમદાવાદ વડોદરા તથા સુરત સહિત રાજ્યના જે વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ થઇ રહ્યો છે ત્યાં આવા વિસ્તારના ક્ષેત્રફળમાં પાંચસો મીટરનો ઉમેરો કરવાની વાત છે

રહેણાંક કે કોમર્શિયલ હેતુ માટે જમીન બિનખેતી કરવાની પ્રક્રિયાનું સરળીકરણ કરવા માટે મહેસુલી કાયદામાં સુધારો કરતો ખરડો લવાયો છે જે હેઠળ બિનખેતીની પરવાનગી બહુહેતુક કે મલ્ટીપલ ધોરણે આપવાની દરખાસ્ત છે મોટાભાગે એવું બનતું હોય છે કે ખેતીની જમીન એન

થયા બાદ હેતુ ફેર કરવાની અરજી માલિકો તરફથી આવે છે પરિણામે વહીવટી કામનો બોજો તંત્ર ઉપર વધતો હોવાથી મલ્ટીપલ એન

માટે રૂપાગ્રી સરકાર આગળ વધી રહી છે ફેરી સર્વિસ ઘોઘા દહેજ વચ્ચે રો રો ફેરી સર્વિસને સારો આવકાર મળતા હવે વ્ધુ ત્રણ નવા દરિયાઇ રૂટ ઉપર ફેરી સર્વિસ શરૂ કરવાની તૈયારી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે તેમ નાયબ અધ્યક્ષ તથા સી

ઓ મુકેશકુમાર દ્વારા ટ્વીટ વડે જજ્ઞાવાયું છે પ્રસ્તાવિત ત્રણ દરિયાઇ ફેરી સર્વિસમાં ઘોઘા હઝીરા રોઝી બંદરથી જુના મુંદ્રા તથા ઓખાથી માંડવીનો સમાવેશ થાય છે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું તેમણે ઉમેર્યું છે

વરસાદ અપડેટ દક્ષિણ ગુજરાતમાં ભરપૂર વરસાદ થયા બાદ આજ સવારથી મેઘરાજાએ વિરામ લીધો હોવાના સમાચાર છે મુંબઇ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેરઠેર પાણી ભરાયા હોવાથી સડક વ્યવહાર ધીમો છે જ્યારે ટ્રેન વ્યવહાર વ્યવસ્થિત ચાલે છે વલસાડ જિલ્લામાં વલસાડ ઉપરાંત ઉમરગામ ધરમપુર પારડીમાં મુશળધાર વરસાદને પગલે ભરાયેલા પાણી હવે ઓસરવા લાગતા જનજીવન થાળે પડતું જાય છે નવસારી જિલ્લામાં પજ઼ નવસારી શહેર ઉપરાંત ચિખલી ખેરગાંવ અને વાંસદામાં ભારે વરસાદને પગલે કૂવા તળાવમાં નવા નીર આવ્યા છે તો નાનીમોટી નદીઓ બે કાંઠે વહેતી થઇ છે

ડી આર એફ દ્વારા બચાવી લેવાયા હતા ભારે વરસાદ ઉપરાંત દમણગંગામાં પૂરને લીધે લોકોને વહેતા પાણી કે દરિયા નજીક જવાની મનાઈ દમણ વહીવટીતંત્રે ફરમાવી છે દાદરાનગર હવેલીના ગ્રામીજ઼ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડી ગયા બાદ આજ સવારથી ઉઘાડ નીકળ્યો છે

દમણગંગા નદીની જળસપાટી વધતા બંધ કરાયેલો અથાલ ્પ્રલ ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ કરાયો છે

છેલ્લા છ કલાકમાં ડેમની સપાટી હ સેન્ટીમીટર વધી છે ડાંગમાં વરસાદે વિરામ લીધા બાદ સાપુતારા સહિતના સ્થળ ઉપર પર્યટકોની ભીડ જામી છે તો પુરજોશમાં વહેતા ગીરાધોધ નજીક સહેલાણીની સલામતી માટેની વ્યવસ્થા તંત્રએ ગોઠવી છે પુરતો વરસાદ થઇ જતા ડાંગના ખેડ્રતોએ ડાંગર તથા નાગલી જેવા ધાન્યનું વાવેતર શરૂ કરી દીધું છે દારૂ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્દતર બંધ કરવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમારે ઝુંબેશ ઉપાડી છે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલી છે

ચિંતન સમારોહ પ્રધાનમંત્રીશ્રીના સહી પોષણ દેશ રોશન આહવાનને ચરિતાર્થ કરવા અને સુપોષિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા સુરેન્દ્રનગર ખાતે સાંસદ ડો મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ ચિંતન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડોક્ટર મુંજપરાએ જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ આપી હતી સાથો સાથ જિલ્લા ઘટક કક્ષામાં સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી બિરદાવ્યા હતા